રાજ્ય સરકાર દ્વારા સુ એઝ દ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમથી વીજળીનું ઉત્પાદન કરવાનો અને તે જ વીજળીથી પ્લાન્ટને યલાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે

જીલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ ક્રાંતિપ્રસાદ અંતાણીના તેઓ અંગત પરિવારજન જેવા હતા અને રાષ્ટ્રીય બાબતોની જાણકારી તેમણે ત્યાંથી મેળવી હતી સદગત વર્ષોથી જાહેરજીવનમાં રહીને અંજાર પાંજરાપોળકે ડી સી સી બેંકમાં ડાયરેક્ટર તરીકે રહી વિકાસકાર્યોમાં સહભાગી રહ્યા હતા

આ પ્રકલ્પ કચ્છ યુ નિવર્સિટીના રસાયણભવન શાસ્ત્રના વડાની દેખરેખ હેઠળ કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં પુર્વ કચ્છના પાંચ તાલુકાઓમાં જે ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહ્યા છે ત્યારે તેની જમીન અને પાણીની ગુણવતા પર એક મહત્વનું સ્થીોધન હાથ ધરાશે

સખીમંડળના લાભાર્થીફસ્તકળાના કારીગરોની આજીવિકામાં વધારો થાય તે ઉદેશથી આ ભૂ જોડી હાટ મધ્યે બનેલ દુકાનોને સામાન્ય ભાડાથી આપવાનું નકકી કરેલ છે જે અંગેના ફોર્મ ભરવાની તા